એસ ટી

લાહૌરીને આઈઈડી બનાવવાનો વિશેષજ્ઞ તરીકે જાણીતો હતો તેમજ દક્ષિણ વિસ્તારમાં આતંકવાદીઓની ભરતી કરતો હતો પોલીસના સુત્રોએ જણાવ્યું કે તેણે આ વીસ્તારમાં ઘણા લોકોની પણ હત્યા કરી હતી અને આ અથડામણમાં શોપિયા જીલ્લાના તુર્કવાંગન વીસ્તારમાં ઝિનાતુલ ઈસ્લામ તરીકે ઓળખાતા અન્ય આતંકવાદી પણ અથડામણ દરમ્યાન ઠાર કરાયો છે

જેમાં એક જવાન શહીદ થયો છિં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાએ આજે સવારે માછીલ સેક્ટરમાં સેનાની ચોકીઓ પર હમલો કર્યો હતો જેથી એક ભારતીય જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો

આ નવા દરનો અમલ આગામી માસની પહેલી તારીખથી થશે

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક સંબોધી હતી ગઈ પાંચમી તારીખે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર રજુ થયા પછી જીએસટી પરિષદની આ પહેલી બેઠક મળી હતી આજની બેઠકમાં અન્ય મુદૃઓ ઉપરાંત પરિષદ દ્વારા ઈલેકદ્રીક વાહનો સૌર ઉર્જા યોજનાઓ પરના જીએસટીના દર તાર્કીક બનાવવા અંગે નિર્ણય કરાશે

બ્રાઝીલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફિકાએ બ્રાઝીલના રીયો ડી જેનેરીયોમાં બ્રિકસ વિદેશ મંત્રીઓની બેઠક દરમ્યાન બધા જ પ્રકારના ત્રાસવાદની ટીકા કરી હતી બ્રિકસ રાષ્ટ્રોએ સંયુકત રાષ્ટ્રને ત્રાસવાદને નાથવા ઠોસ આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવાનું આહવાન કર્યુ છે ભારતનું પ્રતિનિધિત્વ સડક પરીવહન અને રાજમાર્ગ રાજય મત્રી વી કે સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું બ્રિકસ દેશોએ આતંકવાદને રોકવા અને સરહદ પરના આતંકવાદનો મુકાબલો કરવા તત્પર દેશો અને તેમની બધી સંસ્થાઓને પ્રાથમિકતા આપી છે

આ ઉજવણી દરમિયાન દિલ્હીથી શરૂ થયેલી વિજય જયોત કારગીલ યુધ્ધ સ્મારક ખાતેની અમરજયોતીમાં વિલિન કરાઈ હતી આ વર્ષની ઉજવણીનો મધ્યવર્તી વિચાર છે યાદ કરો પ્રેરણા મેળવો અને પુનર્જીવીત કરો કારગીલ વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંરક્ષણ મંત્રી વગેરેએ શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આગેવાની લીધી હતી

વોટએપના વૈશ્વિક વડા વિલ કેચ્કાર્ટે ગઈકાલે આ મુદૃ યોજાયેલી બેઠકમાં મંત્રીને આવી ખાતરી આપી હતી વોટસએપ દ્વારા પણ નાણાં યુકવણીની સુચિત સેવા શરૂક રવાના મુદૃ શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ મંચ ભારતીય રીઝર્વ બેંક અને રાષ્ટ્રીય યુકવણી નિમંત્રણ સંસ્થાની જરૂરીયાતોની પુર્તિ કરીને આ સેવા શરૂ કરશે શ્રી પ્રસાદે હજાર અબજ ડોલરના ડીજીટલ અર્થતંત્રનું કેશનું સપનું સાકાર કરવામાં સહભાગી બનવાનું પણ કહ્યું હતું તેમણે ઉમેર્યુ હતું કે વોટસએપની બહોળી પહોંચના કારણે કંપનીનું આ ખાસ જરૂરીયાત માટે સ્વાગત છે

યેદીયુરપ્પા સોમવારે વિધાનસભામાં વિશ્વાસમત માંગશે

ગૃહના એક માત્ર અપક્ષ ધારાસભ્ય પણ ભાજપની તરફેણમાં મત આપે તેવી પુરી શકયતા છે જેડીએસ દ્વારા ગઈકાલે બોલાવવામાં આવેલી પોતાના ધારાસભ્યોની બેઠકમાં કેટલાક સભ્યોએ ભાજપ સરકારને બહારથી ટેકો આપવાની ઈચ્છા વ્યકત કરી હતી પક્ષના નેતા જીટી દેવેગૌડાએ જણાવ્યું હતું કે આ બાબતે એચ ડી કુમારસ્વામી બાદમાં નિર્ણય કરશે

બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાબ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સુયના અને પ્રસારણ મંત્રાલય તેમજ આકાશવાણી અને દુરદર્શનની યુ ટયુબ ચેનલો પર પણ સીધુ પ્રસારણ થશે

આ કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું સાંજે આઠ વાગ્યે પુનઃ પ્રસારણ કરાશે

અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે મોડી રાતે પ્રવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ બાબુની ધરપકડ કરવામાં આવી હતી

તુર્કી નાટો સંગઠનનું સભ્ય હોવાથી જા તે નાટોના મુખ્ય વીરોધી એવા રશિયા પાસેથી એસ યારસો સિસ્ટમ ખરીદે તો અમેરિકી સંસદના નિર્ણય અનુસાર સૈધ્ધાંતિક રીતે આપોઆપ તુર્કી પર પ્રતિબંધો લાગુ થઈ જાય છે